પ્રધાનમંત્રી મોદી ત્રણ દેશો ફાંસ સંયુકત આરબ અમીરાત અને બહેરીન થાત્રામાં બીજા યરણમાં ગઈકાલે રાત્રે સંયુકત આરબ અમીરાતના પાટનગર અબુધાબી પહોચ્યા બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદૃઓ ઉપર વ્યાપક ચર્ચા થશે શ્રી મોદીએ એક ટવીટમાં કહ્યું કે ભારત અને સંયુકત આરબ અમીરાત વચ્ચે ઉચ્ય સ્તરીય સંપર્ક મજબુત દ્વિપક્ષીય સંબંધોની સાબીતી છે તેમણે કહ્યું કે તેમની યાત્રાથી આ સંબંધોને વધુ મજબુતી મળશે પ્રધાનમંત્રી અબુધાબીમાં કેશલેસ લેવડ દેવડ નેટવર્કના વિસ્તરણ માટે રૂપુ કાર્ડના ચલણનો ઔપયારિક શુભારંભ પણ કરશે સંયુકત આરબ અમીરાત પશ્ચિમ એશિયામાં રૂપે કાર્ડ સુવિધા લાગુ કરનાર પ્રથમ દેશ બનશે શ્રી મોદીને યુએઈના સર્વોચ્ય નાગરીક સન્માન ઓર્ડર ઓફ ઝાયદથી સન્માનીત કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી યુવારાજ શેખ મોહમ્મદ બિન ઝાયદ સાથે સંયુકત રીતે મહાત્મા ગાંધીની એકસો પયાસમી જયંતી સમારંભોના ઉપલક્ષ્યમાં સ્મારક ટપાલ ટીકીટ બહાર પાડે તેવી પણ આશા છે શ્રી મોદી ફાંસની સફળયાત્રા પછી ગઈકાલે પેરીસથી અબુધાબી પહોચ્યા ફ્રાંસયાત્રા દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રીન અને પ્રધાનમંત્રી એડવર્ડ ફલીપ સાથે દ્વિપક્ષીય બેઠક કરી તેમણે પેરીસમાં યુનેસ્કોના વડામથકમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા

તેમણે કહ્યું કે ભ્રષ્ટાયાર ભાઈ ભત્રીજાવાદ જનતાના નાણાંની લુંટ અને આતંકવાદ ઉપર પ્રભાવી અંકુશ કરવામાં આવ્યો છે ત્રણ તલાકની નાબુદી પણ શ્રી મોદીએ કહ્યું કે નવા ભારતમાં મુસ્લીમ મહિલાઓ પ્રત્યે કોઈ પ્રકારનો અન્યાય સ્વીકારી ના શકાય

શ્રી મોદી અબુધાબીથી બહેરીન જશે અને સુલતાન શેખ હમદ બિન ઈસા અલ ખલીફા સાથે વાતચીત કરશે આ કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પહેલી બહેરીન યાત્રા હશે પ્રધાનમંત્રી ખાડી ક્ષેત્રમાં પ્રાચીન શ્રીનાથજી મંદિરના જીર્ણેધ્ધારના ઔપચારીક શુભારંભના સાક્ષી બનશે બહેરીન યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ત્યાંના ભારતીય સમુદાયને પણ મળશે તયારબાદ તેઓ જી સાત શિખર પરિષદમાં ભાગ લેવા માટે કાલે ફાંસ પરત જશે

બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવામાં બહેરીનની ઔદ્યોગિક વિવિધતા નીતીની મહત્વની ભૂમિકા રહી છે ભારતીય પ્રવાસી સમુદાયની ઉપસ્થિતિથી બંને દેશોના સાંસ્ક઼તિક સંબંધો પણ મજબૂત થયા છે વિવિધ ક્ષેત્રોમાં રોજગારના નવા અવસરોએ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયને બહેરીન તરફ આકર્ષ્યા છે

પ્રધાનમંત્રી તરીકે બીજીવાર સરકાર સંભાળ્યા બાદ આ કાર્યક્રમની ત્રીજી કડી છે આકાશવાણી અને દૂરદર્શનના તમામ કેન્દ્રો પર આ કાર્યક્રમ પ્રસારિત કરશે

પર પણ સાંભળી શકાશે તથા યુ ટયુબ ચેનલ પર પણ મળી રહેશે તેને પ્રાદેશિક ભાષાઓમાં રાત્રે આઠ વાગે પ્રસારિત કરાશે

તેમણે કહયું કે ભારત સતત પોતાની શકિત વધારી રહયું છે પરંતુ તે કોઈ દેશની વિરૃધ્ધ નથી

તેમણે સંરક્ષણ અધિકારીઓ સાથે વાતયીત પણ કરી

ગઈકાલે નવી દિલ્હી નજીક ગાઝીયાબાદમાં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ પ્રાધિકરણ એફએસએલએઆઈની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું ઉદઘાટન કરતી વખતે તેમણે આ વાત કરી અત્યાધુનીક ટેકનોલોજી યુકત આ પ્રયોગશાળા દેશમાં તેના પ્રકારની પ્રથમ પ્રથોગશાળા છે આ પ્રસંગે તેમણે રાજયમંત્રી અધ્વિની કુમાર ચૌબે સાથે એફએસએસએઆઈ ટાવરનું શિલારોપણ કર્યુ

નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ જાહેરાત કરતાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે કોર્પોરેટ સામાજિક જવાબદારી ભંગને ગુનાઇત નહીં પરંતુ દીવાની બાબત ગણાશે કરદાતાઓને હેરાનગતિ ટાળવા કમ્પ્યુટર આધારીત કરવેરા નોટીસ આપવામાં આવશે

તેનાથી કોર્પોરેટ અને લધુ મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોને ઘિરાણમાં લાભ મળશે બેન્કો આ પ્રવાહીતાના ધિરાણદર ઘટાડીને ગ્રાહકોને લાભ આપશે

ઉત્તર પ્રદેશના મથુરા અને વૃદાવનમાં તેના માટે જારદાર તૈયારીઓ કરવામાં આવી છે બાંધે બિહારી મંદિર પ્રેમ મંદીર ઈસ્કોન મંદિર અને ભગવાન કૃષ્ણના જન્મસ્થળ શ્રી કૃષ્ણ જન્માભૂમિ મંદિર સહિત હજારો મંદીરોને મથુરામાં શાનદાર રીતે સજાવવામાં આવ્યા છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મથુરામાં જન્માષ્ટમી સમારંભમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે લોકોને શુભેચ્છાઓ આપી શ્રી કોવિંદે પોતાના સંદેશામાં કહ્યું કે યોગેશ્વર શ્રી કુષ્ણએ દુવ્યવહાર વિરૂધ્ધ સાયા માર્ગે ચાલવા અને સચ્યાઈના સંકલ્પને પોત પોતાના જીવનમાં ઉતારવા પર ભાર મુકયો તેમણે કહયું કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને નિષ્કામ કર્મનો સંદેશ આપ્યો છે રાષ્ટ્રપતિએ કહયું કે જન્માષ્ટમીનો દિવસ આપણને શ્રી કૃષ્ણના જીવન અને શિક્ષણનું પાલન કરવાનો સંદેશ આપે છે રાષ્ટ્રપતિએ લોકોને આ અદ્વિતીય મુલ્યોનો પોતાના જીવનમાં સંચાર કરવા આગ્રહ કર્યો જેથી તેમનું જીવન અને વિશ્વ વધુ સારૂ બની શકે